સંયુક્ત રાષ્ટ્ર સંધની માનવ અધિકાર પરિષદની બેઠકમાં કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને એક પણ દેશે

પાકિસ્તાની સૈનિકોએ કાશ્મીરના પૂંછ ક્ષેત્રમાં કોઈપણ ઉશ્કેરણી વિના ગઈકાલે ગોળીબાર કર્યો છે

રિઝર્વ બેંકના ગર્વનર શર્ક્તકાંત દાસે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ખનિજ તેલની કિંમતોમાં તાજેતરમાં

અને ચીન ઓપન બેડમિન્ટન સ્પર્ધાની આજે રમાનારી કવાર્ટર ફાઈનલમાં બીસાંઈ પ્રણિત

માનવ અધિકાર ભંગના આક્ષેપ સાથે એક ઠરાવ સંયુક્ત રાષ્ટ્ર સંઘની માનવ અધિકાર પરિષદમાં રજુ કરવાનો પ્રયાસ કર્યો ફતોઆ ઠરાવ રજુ કરતા પફેલા જાકે તેને એક પણ દેશનું સમર્થન મળ્યું ન ફતું

કાશ્મીર મુદ્દે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સ્તરે એકલું પડી ગયું છેદરમિયાન સંયુ ક્ત રાષ્ટ્ર સંધની માનવ અધિકાર પરિષદમાં સુશ્રી કુમામ મીની દેવીએ પાકિસ્તાનમાં થતાં માનવ અધિકાર ભંગના બનાવોને લઈને પાકિસ્તાનની કડક શબ્દોમાં ટીકા કરી છે

સતર્ક ભારતીય દળોએ તેનો વળતો જવાબ આપ્યો હતો જાકે ફજી સુધી ભારતીય પક્ષે જાનફાનીના કોઈ સમાચાર નથી

સંયુક્ત રાષ્ટ્ર સંઘ ખાતે આ મંગળવારે ખાસ કાર્યક્રમનું આયોજન કરાશે ફાઉડી મોદી કાર્યક્રમની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે અમારા સંવાદદાતા જણાવે છે કે અમેરિકામાં વસતા ભારતીયોના ધર ઉપર ભારતીય તિરંગો લહેરાતો જાવા મળી રહ્યો છે

તેમણે કહ્યું કે આર્થિક વિકાસ ધીમો રહેવાથી ફજી વ્યાજદર ધટાડાની સંભાવના છે

સગર્ભ મહિલાઓને પોષક આફારની જરૂરીથાત માટેના આર્થિક લાભ તેમના બેંક ખાતાઓમાં જમા કરાવવામાં આવે છે મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના સુત્રોના જણાવ્યા મુજબ માતૃવંદના યોજના ફેઠળ ચાર ફજાર કરોડ રૂપિયાથી વધુ રકમ લાભાર્થીઓને આપવામાં આવી છે આ યોજના ફેઠળ લાભાર્થી મફિલાઓને ત્રણ તબક્કામાં પાંચ ફજાર રૂપિયા આપવામાં આવે છે આ યોજનાના અમલીકરણમાં મધ્યપ્રદેશ આંધ્રપ્રદેશ ફિમાચલ પ્રદેશ રાજસ્થાન અને દાદરાનગર હવેલી સૌથી મોખરે રહ્યા છે

શ્રમ મંત્રાલયના નિર્ણયનો લાભ ઈપીએફઓના છ કરોડથી વધુ ખાતા ધારકોને મળશે શ્રમ મંત્રાલયે સુધારેલા વ્યાજદર અંગેનું જાફેરનામું જારી કર્યું છે

લઈને વિવિધ કાર્યક્રમો અને યોજનાઓ ઘડવા રાજ્ય સરકારોને અનુરોધ કર્યો છે બોર્ડે રાજ્ય સરકારોને સ્વતંત્ર રાજ્ય કમીશનરોની નિમણૂંક કરવા તથા રાજ્ય સલાહકાર બોર્ડની શક્ય એટલી વફેલી તકે રચના કરવાની અપીલ કરી છે

બાદ પત્રકારો સાથેની વાતયીતમાં શ્રી પૂરીએ કહ્યું કે આ બેઠક ફળદાથી રફી છે અને તેમાં બધા જ મુદ્દાઓ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી છે

પીઈકાલે ફારી જતાં તેઓ સ્પર્ધામાંથી બફાર થયા છેભારતના સાંત્વીક સાંઈરાજ રાંકીરેક્રીનો પુરૂષોની ડબલ્સ અને મિક્સ ડબલ્સની મેચમાં પરાજય થયો છે

આઈએમએ અને તેની સાથી કંપનીઓએ એક લાખથી વધુ મૂડી રોકાણકારોને ઊંચુ વળતર આપવાની ખાતરી આપીને નાણાંકીય ગેરરીતિ કરી ફતી આ રોકાણકારો પૈકી મોટાભાગના મુસ્લીમ ફતા

ગઈકાલે મુંબઈમાં વેપાર બેઠકમાં સંબોધન કરતી વખતે શ્રી મરફીએ કહ્યું કે જે દેશોમાં આવકાર મળે અને કર્મચારીઓનું માન જળવાય તેવા દેશોમાં કારોબારનું વિસ્તરણ કરવા કંપનીઓ ઉત્સુક હોથ છે

આ કાર્યક્રમ ફેઠળ દેશની આઈઆઈટી અને આઈઆઈએસસી જેવી સંસ્થાઓમાં ટ્રંકા અને મધ્યમ સમયગાળાના અભ્યાસક્રમો વડે લાભાર્થીઓને તાલીમ આપવામાં આવે છે